આ કાર્યક્રમ હેઠળ સરકારી અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ગ્રામ પંચાયતોની પણ મુલાકાત લીધી હતી જેમાં સરહદ પારથી થતાં ગોળીબારના વાતાવરજ્ઞમાં રહેતા ગ્રામજનોએ પજ્ઞ ઉત્સાહથી ભાગ લીધો હતો અમરનાથ યાત્રા અંગે બોલતાં પ્રધાનમંત્રીએ જજ્ઞાવ્યું હતું કે કાશ્મીરના નાગરીકોની આતિથ્ય ભાવનાને કારજ્ઞે જ અમરનાથ યાત્રામાં છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે

તેમફો લોકોએ જજ્ઞાવેલી પરંપરાગત રીતો અને ઉપાયો વિશે જાજ્ઞકારીને બિરદાવી હતી તેમણે કહયું કે પાંચ વર્ષ પહેલા શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનમાં વ્યાપક જનભાગીદારીને કારજ્ઞે સ્વચ્છતાના સ્તરમાં વધારો થયો છે હવે આ આંદોલન સ્વચ્છતાથી સુંદરતા તરફ આગળ વધ્યું છે તેમણે કહયું કે ઓગષ્ટ મહિનો ભારત છોડો આંદોલનની યાદ લઈને આવે છે

જિલ્લા કલેકટરે ઓપન હાઉસ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના કામોનો સરળતા સાથે પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો રાજય સરકારનો અભિગમ રહેલો હોવાનું જણાવી સરકારની વિવિધ યોજના વિશે પ્રકાશ પાડ્યો હતો

આ ઝુંબેશ અંતંગત કચ્છભરમાં પાંચલાખ વૃક્ષો વાવ વાનો સંકલ્પ લેવાયો હતો આ અભિયાન અન્વચે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના સાસંદ વિનોદભાઈ ચાવડાએ એક કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી કલેકટર શ્રીમતી રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં અભિયાનને લગતી મોબાઈલ એપ મંચસ્થોના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી

ભુતકાળમાં કંડલા ડોક લેબર બોર્ડનું કંડલા પોર્ટ ટ્રસ્ટમાં વિલિનીકરણ થતાં આ કામદારો ફાજલ થઈ ગયા હતા ડીપીટીના ટ્રાફિક મેનેજરે આ કર્મચારીઓને વિવિધ વિભાગોમાં સમાવવા આદેશ કર્યો હતો કામદારોને વિવિધ વિભાગમાં આસીસ્ટંન્ટ આઉટડોર કલાર્ક ફાયર મેન ચોકીદાર તેમજ પદ્દાવાળાના હોદા પર નિમંણુંક અપાઈ હતી આ નિયુક્તિના પગલે સ્ટાફ ઘટની સમસ્યા હળવી થશે તેમ જણાવાયુ હતું

જે વર્ષભર આ પરિવારોને પશુધનને આવશ્યકતા અનુસાર ઉપયોગમાં આવશે દરેક ધરના છત ધાબાઓનું પાણી આંગણાઓમાં બનાવેલા ટાંકામાં ભેગું થશે તેનો વપરાશ પીવા અને રસોઈ માટે કરાશે

જેના પગલે ભુજને જોડતી વિમાની સેવા પ્રભાવીત થઇ ફતી ભારે વરસાદથી રનવે પર પાણી ભરાઇ જવા સાથે વિઝીબીલીટી ઘટી જતાં ગઈકાલે ભુજ આવતી એર ઇન્ડિયાની ફલાઇટ રદ્દ કરી દેવાઇ ફતી બીજી બાજુએસી એકસપ્રેસ ટ્રેન એકાદ કલાક મોડી ભુજ પર્ણેચવા સિવાય ભુજ મુંબઇની રેલવે સેવાને વરસાદથી કોઇ મોટી અસર પફોંચી નફોતી

જે તમામ સ્વીકારાઇ છે